ઈ નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યુ કે આકસ્મિક આર્થિક લોને સુવિધા હેઠળબેન્કો સુક્ષ્મ નાના અન મધ્યમ ઉધોગને લોનનો ઈનકાર કરી શકશે નહી

ગઈકાલે નિવૃત્ત થયેલા ડીજીપી શિવાનંદ ઝોના તેઓ અનુગામી બનશે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાયે જણાવ્યુ કે યુ પી એસ સી દ્રારા પસંદ થયેલી પેનલમાં શ્રી ભાટિયાનો સમાવેશ થાય છે

પી એસ અધિકારી શ્રી ભાટિયા હાલ અમદાવાદના પોલિસ કમિશ્નર તરીકે કાર્યરત છે

સ્થાનિક કારીગરોને નવુ પ્લેટફોર્મ મળી રહે તેમજ તેમની કલા લોકો સુ ધી પહોંચ તે હેતુ થી નિરોણા હેન્ઠીકાફટ બજારનું નિર્માણ ક્રાશે એમ તેમણું ઉમેર્યું હતું આ પ્રસંગે રાજયમંત્રી આહીર સાસંદ વિનોદ ચાવડા જિલ્લા કલેક્ટર પ્રવિણા ડીકે સહિત રાજકીય આગેવાનોપદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈદ ઉલ અઝફાની પુર્વ સંધ્યાએ મુસ્લિમ ભાઈબહેનોને અભિનંદન પાઠવ્યા છે શ્રી કોવિંદે તેમના સંદેશામાં કહ્યુ કે આ તહેવાર બલિદાન અને સુમેળનું પ્રતિક્ર છે જે લોકોને પોતાની અને અન્યની સુખાકારી માટે કામ કરવા પ્રેરે છે કલ્પના શાહ ઈદ અંગેનું જાહેરનામ દેશભરની સાથે કેચ્છ જીલ્લામાં આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં કોરોના વાયરસને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્રારા ગાઈડલાઈન બહાર પાડી કોરોના વાયરસને નિયંત્રીત કરવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે જે થી કચ્છ કલેક્ટર પ્રવિણા ડી

એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે જે અન્વયે તમામ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટસ જાળવવાનું રહેશે તેમજ કોઈપણ પશુ પ્રાણીનો વધ કરવો નહી આ નિયમોનું યુસ્તપણે પાલન આગામી તારીખ પ ઓગષ્ટ સુધી કરવાનું રહેશે આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે